આસામ અને બંગાળ વિધાનસભાનું પહેલા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

આસામ અને બંગાળ વિધાનસભાનું પહેલા તબક્કાની યૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે એવી જ રીતે આ બંને રાજ્યોમાં વિધાનસભાની બીજા તબક્કાની યૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદ સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન આ યતુર્ભુજ ફ્રેમવર્કની પ્રથમ પરિષદમાં ભાગ લેશે તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને ભારત પ્રશાંત ક્ષેત્રને મુક્ત રાખવા માટેના સહકાર અંગે મંતવ્યોની આપ લે કરશે દરિયાઇ સલામતી અને આબોહવા પરિવર્તન જેવા પડકારો અંગે પણ વિયારવિમર્શ કરશે આ ઉપરાંત કોવિડ રોગયાળા સામે લડવાના પ્રયાસો પર પણ યર્યા કરશે તથા ભારત પ્રશાંત ક્ષેત્રમાં સલામત અને પોસાય તેવી રસી પૂરી પાડવા માટે સહયોગ જેવી બાબતો આવરી લેશે ક્વાડ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ક્વાડ સંગઠનની બેઠક પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આજે સિડનીમાં જણાવ્યું હતું કે આજે યોજાનારી ક્વાડ સંગઠનની બેઠકમાં હિન્દ પ્રશાંત વિસ્તારમાં સલામત ક્ષેત્રના પડકારો આબોહવામાં પરિવર્તન અને કોવિડના સંક્રમણને રોકવા માટે ચર્ચા વિચારણા કરાશે તેમણે કહ્યું કે આ બેઠકમાં પર્યાવરણને નુકસાન કારક ઉત્સર્જનનું પ્રમાણ નહીંવત બનાવવા બાબતે પણ ચર્ચા કરાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને આજે વ્હાઇટ હાઉસમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે બધા જ રાજ્યોને રસીકરણને પ્રક્રિયા ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે તેમણે તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સહિત કોવિડની રસી આપવા માટે તાલીમ અપાયેલા ચાર હજાર લોકોને રસીકરણ પ્રક્રિયામાં ગોઠવવાની જાહેરાત કરી હતી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે કોવિડના વધુ કેસ નોંધાયા છે તેવા વિસ્તારોમાં સાંજના સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રે કરફ્યૂ અમલમાં મૂકાશે સ્થાનિક સત્તાવાળાઓ દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે એવી જ રીતે કોવિડની રસી આપવાનું કામગીરી વધુ ઝડપી અને સઘન બનાવવામાં આવી રહી છે

જેમાં ઉત્તરાખંડએ આ વ્યવસ્થા પ્રણાલી પૂર્ણ કરવા માટેનું અદ્યતન રાજ્ય બન્યું છે

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો પરથી સસ્તા દરે રાશન મળશે

આઝાદી અમૃત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં આઝાદીના અમૃત મહોત્સવનો અને પ્રતીકાત્મક દાંડી પદયાત્રાનો આરંભ કરાવ્યો છે